કે

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ યોજાશે

નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ અંદાજપત્ર રજ્ કરશે

પ્રથમ દિવસે રજુ થનારા પૂર્ણ અંદાજપત્ર ઉપરાંત આ સત્રમાં કેટલાક સરકારી વિધેયકો પણ રજુ થનાર છે દરમિયાન આવતીકાલથી શરૂ થનારા રાજ્ય વિધાનસભાના અંદાજપત્રના સત્રને અન્લલક્ષીને આજે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ ગઇ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાક્ષી તેમજ વિપક્ષ કોંત્રેસના નેતા શ્રી પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સત્ર દરમિયાન રજુ થનારા વિધેયકો પ્રશ્નોતરી તેમજ અન્ય કામકાજ અંગે ચર્ચા વિચારણા થઇ હતી વરસાદ આગાહી દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ આપતાં તંત્ર સાબદુ બન્યું છે અમદાવાદ ખાતે આવેલી હવામાન કચેરીના નિયામક જયંત સરકારે જણાવ્યું છે કે સારો વરસાદ જ્યાં વરસી રહ્યો છે તેવા દક્ષિમ ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડશે વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદનું જોર વધુ હશે જ્યારે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં છુટોછવાયો પણ ભારે વરસાદ પડવાની વકી છે ત્યારબાદ બુધવારે ચોમાસુ વાદળ આગળ વધી અરવલ્લી સાબરકાંઠા તથા મહીસાગર જિલ્લામાં સારો વરસાદ આપે તેવી સિસ્ટમ આકાશમાં બંધાઈ છે

દિવથી ઓખા અને માંડવીથી જખૌ બંદર ઉપર દરિયાના મોજા સાડાત્રણ મીટર ઉંચા ઉછળવાની આગાહી છે વલસાડ પંથકમાં ચોથા દિવસે પણ અવિરત વરસાદ પડતા વલસાડ શહેર ઉપરાંત વાપી અને ઉમરગામમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે વાહનવ્યવહારને ભારે અસર થતા પાણી ઉલેચવા માટે પંપ મુકવામાં આવ્યા છે

સંજાગ્ન આસપાસના અનેક ગામડે વરસાદના પાગ્નીને લીધે મકાનમાં પાગ્ની ભરાયા હોવાની વાત બહાર આવી રહી છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ત્રણ ઇંચ વરસાદ થયો છે અને દરિયો તોફાની બન્યો હોવાથી કિનારાથી દૂર રહેવાની ચેતવણી લોકોને આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ થઇ રહ્યો છે મુંબઇથી માંડી વલસાડ પંથકમાં મોડી રાત્રે અતિભારે વરસાદ પડતા તેર જેટલી ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી

થોડી ગાડીઓ એકાદ કલાકના વિલંબ સાથે મુંબઇથી ગુજરાત તરફ રવાના કરવામાં આવી હતી જેમાં ફિરોઝપુર જનતા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તથા શતાબ્દિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે

મુંબઇ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વરસાદનું પાણી ઠેરઠેર ભરાતા વાહનવ્યવહાર થંભાવી દેવો પડ્યો હતો જે હવે ધીરેધીરે પૂર્વવત બનતો જાય છે

વરસાદ આગાહી ભરૂચ જિલ્લામાં સારો વરસાદ થતા અમરાવતી ખાડીમાં પાણી બે કાંઠે વહેતું થતા ખેડૂતો ખુબ ખુશ છે ઘણા ગામડાનું જળસંકટ હળવું થવાની સૌને આશા છે

નવસારી શહેરના દસ્તુરવાડ વિસ્તારમાં આવેલા અનેક જર્જરીત મકાન પૈકી એકનો આગળનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે

દરમ્યાન સરદાર સરોવર ઉપર આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હેલીકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક જોજવા આડબંધ ઓવરફલો થતા લોકોને વહેણથી દૂર રહેવાની ચેતવજ઼ી તંત્ર દ્વારા અપાઇ છે નર્મદામાં જેનું વહેજ઼ વિલીન થાય છે તેવી ઓરસંગ નદીમાં પાજ઼ીનું સ્તર વધતા કાંઠાળ ગામડા સાવચેત કરાયા છે

કે

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાજીની હાજરીમાં કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર હર્ષપતિ સિંઘાનિયા હાજર હતા

નવા પ્લાન્ટની ડિઝાઇન પર્યાવરણને અનુકૂળ હોય અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછી હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે

ભાજપ જીતુ વાઘાણી ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી અને ચોથી જુલાઇએ અમદાવાદ આવી રહ્યાં હોવાથી તેમનું ભાવવિભોર અને ભવ્ય સ્વાગત કરવા તમામ કાર્યકર થનગની રહ્યાં છે પક્ષના કાર્યકરોને તેઓ મળી શકે તેવા અનેક કાર્યક્રમ શ્રી શાહ માટે ગોઠવાયા હોવાનું કહેતા શ્રી વાઘાણીએ કહ્યું હતું કે ત્રીજી તારીખે બપોર પછી અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ઉપર બંધાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ શ્રી શાહના વરદહસ્તે યોજાયું છે ચોથી જુલાઇ અને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું નિજ મંદિરથી પ્રસ્થાન થાય તે અગાઉ મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના છે અમદાવાદ હવાઇમથકે શ્રી શાહનું જોરદાર સ્વાગત કરવા માટેની તડામાર તૈયારી ભાજપ સંગઠન દ્વારા શરૂ કરી દેવાઇ હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું

એસ ટી ના સફળ અમલીકરણને બે વર્ષ પુરા થયા તેની ઉજવણી અમદાવાદ ખાતે યોજાઇ ગઇ જેમાં હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કહ્યું હતું કે જી

જેવું એક રાષ્ટ્ર એક કરવેરો જેવી બાબત સફળ રીતે લાગુ કરી બતાવી મોદી સરકાર ક્રાંતિકારી ફેરફાર લાવી છે

વેપારઉઘોગ જગતની અપેક્ષા પ્રમાણે જી એસ ટી જોગવાઇઓનું સરળીકરણ કરવાની ખાત્રી પણ તેમણે આપી હતી

રથાયાત્રા અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે તે અગાઉ આજે પોલીસતંત્ર દ્વારા રીહર્સલ યોજાયું હતું નિજ મંદિરથી સરસપુરના વિરામ સ્થળ અને ત્યાંથી ઉપડી નિજમંદિર પરત આવવાના રૂટ ઉપર પોલીસના વાહનો સુશોભિત ટ્રક અખાડા તથા ભજન મંડળીઓ કયા ક્રમમાં રથયાત્રામાં જોડાશે તેનું પાક્કું રીહર્સલ આજે યોજાયું હતું જ્યારે ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે ચોથી જુલાઇએ સવારે આઠ વાગે પૂજન અર્ચન વિધિ બાદ છેડા પોરા અને પહિન્દ વિધિ કરવામાં આવશે ભાવનગરના ભૂતપૂર્વ રાજવી વિજયરાજસિંહ અને યુવરાજ જયવીરસિંહ દ્વારા આ વિધિ કરાશે રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરૂભાઇ ગોંડલીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે આ વર્ષે રથયાત્રાનું ચેનલ દ્વારા અને યુ ટ્યુબ લીન્ક દ્વારા જીવંત પ્રસારણ કરાશે પ્રસાદની તૈયારીઓ કરી લીધી છે

જેમાં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના પંડિતોનું સન્માન સાહિત્ય ગૌરવ પુરસ્કાર યુવા ગૌરવ પુરસ્કાર સંસ્કૃત બોલનાર કુટુંબનું સન્માન સંસ્કૃત સેવા સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ

કોહલી અને રાજ્યકક્ષાના સાંસ્કૃતિક મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે

યોગિનીબહેન વ્યાસને સાહિત્ય ગૌરવ પુરસ્કાર શ્રી કિશોરભાઇ શેલડિયાને યુવા ગૌરવ પુરસ્કાર શ્રી કાલીદાસભાઇ ઠાકર અને શ્રી નરેન્દ્રકુમાર પંડ્યાને શાસ્ત્ર પંડિત સન્માન શ્રી પ્રજ્ઞાબહેન જોશીને વેદપંડિત સન્માન શ્રી પ્રજ઼વભાઇ રાજ્યગુરુને સંસ્કૃત કુટુંબ સન્માન તેમજ શ્રી શ્રુતિબહેન ત્રિવેદીને સંસ્કૃત સેવા સન્માન અર્પણ કરવામાં આવશે જૂનાગઢ ચૂંટણી જૂનાગઢ મહાનગર પાલિકા ની સામાન્ય ચૂંટણી માંટે આજે જાહેરનામું બહાર પડી ચૂક્યું છે

આજે નામાંકન પત્ર ભરવાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી પજ્ઞ પંદર વોર્ડ માં કુલ ચોરાણું ફોર્મ ઉપડ્યા હોવાનું સ્થાનિક ચૂંટજ્ઞી શાખાએ જજ્ઞાવ્યું છે